ત્યારબાદ ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ ભારતની ચાર દિવસની મુલાકાતે ગઇકાલે નવી દિલ્ફી આવી પહોંચ્યા હતા તેમની સાથે આઠ મંત્રીઓ યાર સાંસદો ઉચ્ય અધિકારો અને એક મોટું ઉદ્યોગ પ્રતિનિધિમંડળ આવેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને આવકાર્યા અને એક ટ્વીટમાં તેમણે રાષ્ટ્રપતિ બોલ સોનારોનો ભારત પ્રવાસ બંને દેશોના સંબંધ વધુ મજબૂત બનાવશે બ્રાઝીલના રાષ્ટ્રપતિનું આજે સવારે રાષ્ટ્રપત ભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું એક નિવેદનમાં શ્રી બોલ સોનારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સવારે રાષ્ટ્રપતિ બોલસોનારો સાથે મુલાકાત કરી ડોક્ટર જયશંકરે કહ્યું કે આ મુલાકાત દ્વિપક્ષીય સહયોગ માટે નવી તકો ખોલશે તેમણે કહ્યું કે તે એપણ દર્શાવે છે કે વૈશ્વિક સમતોલન પ્રગતિમાં છે શ્રી બોલસોનારો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે જેઓ આજે સાંજે તેમના માનમાં એક ભોજન સમારંભ યોજશે

જેમાં ભવ્ય સમારોહ માટે તમામ જરૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે આવતીકાલે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી લેશે આ વર્ષે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર મસિઆસ બોલસોનારો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે પ્રજાસત્તાક દિનની પરેડમાં સોળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને છ કેન્દ્રિય મંત્રાલયો ભાગ લેશે દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે

આ વખતે આ કાર્યક્રમ સાંજે છવાગે પ્રસારિત કરવામાં આવશે

સશક્ત લોકતંત્ર માટે ચૂંટણીલક્ષી સાક્ષરતા તેનાથી આખા વર્ષની પ્રવૃત્તિઓ દ્વારા મતદાતા શિક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોના વિશ્વાસને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે

એક ટ્વીટમાં તેમણે યૂંટણી પ્રક્રિયાને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવા માટેના ભારતના ચૂંટણી પંચના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો

ગયા વર્ષે સરકારે આવાસ ક્ષેત્રને અગ્રીમતા આપીને અર્થત્રંત માટે અનેક પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી

અત્યાર સુધીમાં આ તપાસમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી જોકે ત્રણ વ્યક્તિઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેમાંથી બે એ ચીનની મુસાફરી કરી હતી તેમને મુંબઈમાં શહેરી સત્તામંડળ દ્વારા ચલાવાતી કસ્તુરબા હોસ્પિટલમાં સાવચેતીના પગલારૂપે દાખલ કરવામાં આવ્યા છે અન્ય એક મુસાફર જે હોંગકોંગથી પરત આવ્યો છે તેમને આરોગ્ય તપાસ માટે શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ પણ ખાતરી આપી છે કે રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ કેસ નથી અને લોકોએ ગભરાવું નહીં તેમ કહ્યું છે

પૂણેમાં આવેલા નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી કોરોના વાયરસના સેમ્પલ ચકાસવા માટે પૂરી રીતે સજ્જ છે

નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલયે કહ્યું છે કે એક વ્યક્તિ જે હાલમાં ચીનના વુહાનથી પાછો આવ્યો છે તે પોઝિટિવ કેસ નોંધાયો છે

ચીનના બીજીંગ શાંઘાઈ અને વુહાન સહિત ઘણાં પ્રાંતો અને નગરપાલિકાઓએ જાહેર આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ઉચ્ય કક્ષાના પ્રયત્નો ચાલુ કર્યા છે

જેમાં સર્ચ એન્જિનો બેન્કિંગ શિક્ષણ સમાચાર મુસાફરી અને રોજગાર સાથે સંકળાયેલા વેબસાઇટનો જ ઉપયોગ કરી શકાશે

આદિવાસી બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કેતેમના મંત્રાલયે આ હેતુનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલી દીધો છે તેમણે એ પણ ખાતરી આપી કે તેમનું મંત્રાલય લદ્દાખના સમૃદ્ધ વારસા ના સંરક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે પર્યાવરણવિદ સોનમ વાંગચુકે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદ્દાખની સંસ્કૃતિ અને ઓળખ જાળવવા માટે અપીલ કરી હતી

દાપોલી તરફ જતી એસ ટી બસના ડ્રાઇવરે નિયત્રંણ ગુમાવતા બસ પુલના એક ભાગ સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી અકસ્માતમાં ઇજા પામેલાઓને નજીકની હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી